રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બેનીનના રાષ્ટ્રપ્રમુખ પેટ્રિસ તાલો સાથે આજે કોટોનુમાં મંત્રણા કરશે

કર્ણાટકમાં મુખ્યમંત્રી બી ચેદીયુરપ્પા આજે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાના છે ત્યારે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તેમના પ્રથમ વિદેશ પ્રવાસમાં મોંઝાબીકના માપૂતો પહોંચ્યા છે

સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રકો જીતી લીધા છે

શ્રી કોવિંદ તથા શ્રી તાલો વચ્ચે યોજાનારી મંત્રણા બાદ ઘણા ક્ષેત્રોની સમજુતીઓ ઉપર હસ્તાક્ષર થશે રાષ્ટ્રપતિ આજે બેનીનની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરશે તથા બેનીનમાં વસતા ભારતીયોની સાથે વાતચીત કરશે આફિકાના દેશો સાથેના સંબંધો વધુ મજબુત બનાવવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બેનીન ગામ્બીઆ અને ગીનીની મુલાકાતે ગયા છે

આજે ગૃહમાં વિશ્વાસનો મત મેળવવા દરખાસ્ત રજુ કરશે ત્યારે બધા જ ધારાસભ્યોને ઉપસ્થીત રહેવા જણાવ્યું છે

યેદીયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે

દરમ્યાન કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કેર

એક અપક્ષ ધારાસભ્યે ભાજપને સમર્થન જાહેર કર્યું છે

દરમ્યાન ગેરલાયક ઠરાવવામાં આવેલા બળવાખોર સભ્યોએ અધ્યક્ષના નિર્ણયને આજે સર્વોચ્ય અદાલતમાં પડકારવાનો નિર્ણય લીધો છેએવી જ રીતે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પણ આજે સવારે યોજાવાની છે

બીજા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ કામગીરી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં હાથ ધરાશે રાજ્ય તથા જિલ્લા સ્તરના સામાજીકસર્વેક્ષણ આર્થિક વિકાસ લક્ષી આયોજનની રચનામાં આર્થિક દરમ્યાન મેળવવામાં આવેલી માહિતી ઉપયોગી થતી હોય છે

કેન્દ્ર સરકારના સ્ટેટિસ્ટીક્સ અને પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન મંત્રાલય વ્રારા આર્થિક સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવે છે

હૈદરાબાદમાં સંકલીત બાળવિકાસ યોજના પોષણ અભિયાન તથા પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના અમલીકરણની સમીક્ષા બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે મહિલા અને બાળવિકાસ કાર્ચક્રમના રાજ્યમાં થયેલા અમલીકરણ અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો

સાંજે હૈદરાબાદમાં માનવ તસ્કરીથી બયાવી લેવાયેલા લોકોના આશ્રથ ગૃહ માટેની માર્ગદર્શિકાનું તેમણે વિમોચન કર્યુ હતુંતેમણે માનવ તસ્કરી દરમિયાન બયી ગયેલા લોકોના પુનર્વસવાટ માટે પણ વ્યવસ્થા કરવા હી પર ભાર મુકયોજણાવ્યું તથા તેમાં સંકળાયેલા લોકો સામે સખ્ત કાર્યવાહતો

નાગરિકો સ્વર્ગસ્થ જયપાલ રેડ્ડીને શ્રદ્ધાંજલી આપી શકે તે હેતુથી સદગતના પાર્થિવદેહને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ગાંધી ભવન ખાતે આજે સવારે સાડા દસથી રાખવામાં આવશે

ત્રણ દિવસની મોંઝાબીકની મુલાકાત દરમ્યાન લશ્કરી ક્ષેત્રે સહકાર વધારવા ત્રણ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર થશે શ્રી રાજનાથસિંહે મોઝાંબીક પહોંચ્યા બાદ જણાવ્યું હતું કે ભારત મોઝાંબીક સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર મજબુત બનાવવા ચાહે છે શ્રી રાજનાથસિંહે મોઝાંબીકના રાષ્ટ્રપ્રમુખ સંરક્ષણ તથા વિદેશમંત્રી સાથે મંત્રણા કરશે

આ આતંકવાદી હુમલામાં ઘણા નિર્દોષ લોકોના મોત થયા છે વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે અફધાનિસ્તાનમાં શરૂ થયેલી લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવા માટે જ આ હ્મલો કરાયો છે અફધાન સરકારના શાંતિ સલામતી તથા સ્થીરતા સ્થાપવાના પ્રયાસોમાં ભારત અફઘાન સરકાર તથા ત્યાંના નાગરિકોની સાથે જ છે

પાળ વચ્ચે સરળ તથા ગુણવત્તાયુક્ત સંયાલન વ્યવસ્થા ગોઠવવા ઉપર ભાર મૂક્યો છે ગઈકાલે કાઠમંડુમાં ભારતનેપાળ સંચાલન શીખર પરિષદનું ઉદઘાટન કરતા તેમણે કહ્યું હતું કે સારી સંચાલન વ્યવસ્થા વેપાર અને ટ્રાન્ઝીટને અવરોધ વિનાના તથા કિફાયતી બનાવવામાં મદદરૂપ થાથ છે નેપાળ ખાતેના ભારતના રાજદ્દત મનજીવસિંહ પુરીએ જણાવ્યું હતું કે નેપાળના સમૃદ્ધીના લક્ષ્યને મેળવવામાં ભારત

મુજબ આ લોકો કથિત રીતે વિવિધ નક્સલવાદી પ્રવૃત્તિમાં જાડાયા હતા

પાકિસ્તાની દળોના આ ગોળીબારમાં શાહપુર ક્ષેત્રમાં ત્રણ નાગરિકોને ઈજા થઈ હતીભારતીય સેનાએ